પ્રાદેશિક સમાચાર સિમ્પલ્લ ઠક્કર વાંચે છે ઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરાઇ

રાજ્ય સરકાર દ્રારા રસીકરણ માટેની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે જે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે આજે રાજ્યમાં કોરોના રસી વિતરણના માળખા અંગે માહીતી આપી હતી

પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ બીજા તબક્કામા પોલીસ અને હોમ ગાર્ડસ અને ત્યારબાદના તબક્કામાં પચાસ વર્ષથી વધુ ઉમરનાં લોકોને રસી અપાશે આ ઉપરાંત ગંભીર બિમારીથી પીડાતા હોય તેવા લોકોને રસી અપાશે શ્રી પટેલે જણાવ્યું કે કોરોના વેક્સિન માટે સરકાર દ્રારા રાજ્યમાં આઈ એ એસ ઓફિસરોની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે ગ્રામ્ય સ્તર સુધી રસીકરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે શ્રી પટેલે ઉમેર્યું કે રસી સાચવવા માટે રાજ્યમાં કોલ્ડ ચેનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કેન્દ્ર તરફથી ત્રીસ જેટલાં ડીપ ફ્રીજ પૂરા પડાશે

જો કે કેન્દ્રના માર્ગદર્શન પ્રમાણ તેમાં ફેરફાર થઈ શકે છે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ વેક્સિન સાયવવા માટે તેનું સ્ટોરેજ અને તેના સમયસર વિતરણ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે આજ રીતે કોર્પોરેશનની હૃદમાં પણ સૌપ્રથમ કોરોના વોરિયર્સ તબીબો મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ તેમજ સિનિયર સિટીઝનને વેક્સિન આપવામાં આવશે તેવું નક્કી કરાયું છે આ ઉપરાંત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળની બેઠકમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી

આ પ્રસંગે શ્રી રૂપાણીએ સૈનિક સ્ફૂલના વિધાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાય અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા વ્યકત કરી હતી વન આદિજાતી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ પ્રસંગે બોલતા જણાવ્યું કે તાપીના નીરથી ઉમરપાડા ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે અને ખેડૂતોની સમૃધ્વિના દ્રાર ખુલશે

રાજ્યમાં પ્રતિ માસે એક લાખ ઘરોને નળ કનેકશન આપવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રીશ્રી એ આ સાથે વડોદરા જિલ્લા પ્રશાસન દ્રારા પ્રકાશિત પંચ જળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના ધંરોળી ગામના બસ સ્ટેડન્ડ પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિતનાં મોત નીપજ્યા છે અન્ય બનાવમાં સાગબારા તાલુકાનાં અમિયારા ગામ વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા એક ટ્રક ચાલકનું ધટના સ્થળે જ મોત નીપશ્યું છે ત્યારે બીજો ટ્રક ચાલક ગંભીર રીતે ધાયલ થતાં સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો છે અમારા પ્રતિનિધી ઉમેરે છે કે સાંકડા રેંલીગ વગરનાં પૂલ પર અકસ્માત થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાનાં બહાદુરપુર અને ગોળાગામડી વચ્ચે બાઈક અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક યાલકનું મોત થયું છે જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે

આ યોજના વડે બાળકનું શિક્ષણ અને સમાજના મુખ્ય પ્રવાહમાં બાળક જોડાઈ અને બાળકને આર્થિક લાભ મળે બાળકના સર્વાંગી વિકાસ આરોગ્ય તથા ઉત્તમ પ્રકારનું શિક્ષણ મેળવી શકે તેવા આશયથી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે

પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાવહક કામગીરીને બિરદાવવા આઈ